જો કે ગુજરાતમાં હાલ તીડનું સંકટ નથી તેમ છતા આવા કોઈ સંજોગો સર્જાશે તો કંન્દ્રોલ ટીમને જે સુવિધા જરૂરી હશે તેની વ્યવસ્થા કરાશે

યાલુ વર્ષે આ યોજનાનો નિયત સમય પ્રારંભ કરાવાયો હતો પરંતુ કોરોના મહામારીના પગલે જાહેર થયેલ લોકડાઉનની સ્થિતિમાં આ કામગીરી સ્થગિત રખાઈ હતી

હાલમાં કોરોના સંક્રમણને પગલે જાહેર કરાયેલા નિયમો અનુ સાર ધાર્મિકસામાજીકસાંસ્કૃતિક તેમજ અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવાયો છે

એક દિવસમાં નોંધાયેલા કેસોનો આ સૌથી મોટો આંક છે